આ ઉપરાંત અધિકૃત અનુવાદ બાબતો વાતચીત પ્રમાણપત્રો વગેરેમાં પણ ગુજરાતીમાં અનુસૂચિત જાતિ કરવાનો રહેશે

આ મહિના દરમિયાન મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દ્વારા બાળકોના શારિરિક વિકાસ રૂંધાવો લોહીની ઉણપ જન્મ સમયે ઓછું વજન પૂરતા પોષણનો અભાવ જેવી કુપોષણને લગતી વિવિધ સમસ્યાઓ અંગે જાગૂતિ કેળવવા વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે

રાજયપાલ શ્રી ઓ

હવે કચ્છની સરહદ પર યુએવી ડ્રોન કેમેરા પ્લેનથી ચાંપતી નજર રાખવામાં આવશે પ્રાપ્ત વિગતો મુજબ કચ્છના હરામીનાળા સહિતના ક્રીક વિસ્તારમાં કાદવ કિચડ વાળી જમીનને કારણે પ્રદ્રોલિંગ કરવું કપડું છે ત્યારે બીએસએફ દ્વારા છેલ્લા લાંબા સમયથી યુએવી એટલે કે અનમેન્ડ એરિયલ વેહિકલ ખરીદવાની દરખાસ્ત કરાઈ હતી જેને ગૃહ મંત્રાલય દ્વારા મંજૂર કરવામાં આવી છે ત્યારે હવે ટેન્ડરીંગ પ્રક્રિયા કરીને કચ્છની સરહદ માટે પ યુએવી વસાવવામાં આવશે

આ અત્યાધુનિક ડ્રોન કેમેરા માઈક્રો ટેકનોલોજીથી બનાવાયા છે

જે દિવસે કલર કેમેરા અને રાત્રે થર્મલ ઈમેજની મદદથી સીમાવર્તી વિસ્તારમાં કોઈ પણ પ્રકારની ગતિવિધિ પર ચાંપતી નજર રાખશે

પટેલે સમગ્ર કચ્છમાં સપ્ટેમ્બર માસ દરમિયાન યોજાનાર ધાર્મિક તહેવારો મેળાઓ તથા ઉત્સવોની ઉજવણીને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થા જાળવો રહે તેમજ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સાવચેતીના પગલા રૂપે જિલામાં હથિથાર બંધીના આદેશ જાહેર કરાયા છે